તેમણે કહયું કે ખેડુતો માટે લઘુત્તમ ટેકાના ભાવની વ્યવસ્થા યાલુ રહેશે

જયશંકરે કહયું છે કે ભારત અને જાપાન વચ્ચે આર્થિક સહયોગમાં વધારો થયો છે વિશ્વ પ્રત્યેના બંને દેશોના દ્રષ્ટીકોણમાં પુર્ણ તાલમેલ સ્પષ્ટ જોવા મળે છે

તેમણે કહયું કે ખેડુતો માટે લઘુત્તમ ટેકાના ભાવની વ્યવસ્થા યાલુ રહેશે કૃષિ સુધારણા વિઘેયક અંગે પ્રધાનમંત્રીએ કહ્યું કે વિપક્ષ આ મુદ્દે લોકોને ગેરમાર્ગે દોરી રહ્યું છે

તેમણે કહ્યું કે ક્રષિ ક્ષેત્રે આ સુધારાથી ખેડૂતોને પોતાની ઉપજ વેચવા નવા અવસર પ્રાપ્ત થશે શ્રી મોદીએ કહ્યું કે આ કાયદાઓથી દેશના ખેડૂતો સશક્ત બનશે અને તેમને આધુનિક ટેકનોલોજીનો લાભ મળશે પ્રધાનમંત્રીએ ખેડૂતોને આશ્વાસન આપ્યું કે લધુત્તમ ટેકાના ભાવે અને સરકારી ખરીદ પ્રણાલી પહેલાની તેમજ ચાલુ રહેશે પીએમ કોસી રેલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિહારમાં સંપર્ક વ્યવસ્થા વધુ સારી બને તે હેતુથી કોસી રેલ મહાસેતુ તથા અન્ય બાર રેલવે પરીયોજના ખુલ્લી મુકી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા બિહારમાં ઐતિહાસિક કોસી રેલવે મહાસેતુ રાષ્ટ્રને સમર્પિત કર્યો

આ અવસરે શ્રી મોદીએ કહ્યું ચૈતિહાસિક કોસી રેલવે મહાસેતુના નિર્માણથી જોડાણ અને બિહારની સમૃઘ્ધિમાં નવા ઇતિહાસ રચાયો છે પ્રધાનમંત્રીએ કહ્યું કે આ પુલથી મીથીલા અને કોસી ક્ષેત્ર જોડાયું છે આ યોજના કોવિડ રોગયાળા દરમિયાન પૂર્ણ કરાઈ છે અને તેમાં પ્રવાસી શ્રમિકોએ કામ કર્યું છે

આ પુલ ભારત નેપાળ સરહદ માટે રણનૈતિક મહત્વ ધરાવે છે

ગૃહમંત્રાલય ઓકસીજન ગુહમંત્રાલયે બધા જ રાજયો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને ઓકસીજન સીલીન્ડર લઇ જતા વાહનોની અવર જવર કોઇ અવરોધ વગર થાય તે સુનિશ્ચિત કરવા જણાવ્યું છે

બધા જ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્ય સચિવોને લખેલા પત્રમાં કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ કહયું છે કે સરકારને માહિતી મળે છે કે કેટલાક રાજયો પોત પોતાના પ્રદેશમાં આવેલી સંસ્થાઓને ઓકસીજનની આંતર રાજય આપુર્તિ માટે અટકાવે છે

શ્રી ભલ્લાએ કહયું કે તબીબી ઓકસીજન જન આરોગ્ય સંબંધિત અનિવાર્ય વસ્તુ છે તેમણે ઓકસીજન વાહનોની અવર જવર માટે પરીવહન અધિકારીઓને ખાસ સુચના આપી હતી

આ માછીમારો પર કથિત રીતે સમુદ્રી સીમાને પાર કરવાનો આરોપ છે

ઉલ્લેખનીય છે કે આ માછીમારી ગુજરાતના પોરબંદર અને વેરાવળના છે તમામ માછીમારોને કરાંચી બંદરે લઈ જવાયા છે

અફઘાન તાલીબાન બંને પક્ષોને આત્મવિશ્વાસ વધારવા તેમજ ફિંસાને બદલે સદભાવ વધે તેવા ઉપાય ચાલુ રાખવા પરીષદે પ્રોત્સાહન આપ્યું છે

આ બેઠક સુરક્ષા સમજુતી અંગેની ફેબ્રુઆરીમાં અમેરીકા અને તાલીબાનના પ્રતિનિધિઓની બેઠક બાદ શરૂ થઇ છે